પાટીલ ધારી ખાતે ચૂંટણી સભાને સંબોધશે

આ દિવસ દેશમાં રાષ્ટ્રીય એકત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ખાતે તેમને ભાવાંજલિ અર્પવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પધાર્યા છે આજે સવારે આઠ વાગે પ્રધાનમંત્રી સરદાર સાહેબને દેશવતી શ્રદ્ધા સુમન અર્પણ કરશે અને રાષ્ટ્રીય એકતા પરેડ નિહાળશે અને સભાને સંબોધન કરશે

જેમાં આરોગ્ય વન એકતા મોલ જંગલ સફારી ચિલ્ડ્રન ન્યૂદ્રીશન પાર્ક અને જળ સહેલગાહ કરાવતી ક્રૂઝ સેવા મુખ્ય છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા આરોગ્ય વન અને એકતામોલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા

યોગ અને આયુર્વેદની થીમ ઉપર તૈયાર થયેલા આ પરિસરમાં કેરળના આયુર્વેદ નિષ્ણાંત મસાજ થેરપી દ્વારા રોગમુક્તિની સેવા આપશે આરોગ્ય પર્યટન માટે આ સ્થળ આદર્શ બનશે શ્રી મોદી એ ત્યાર બાદ એકતા મોલ પણ ખુલ્લો મૂક્યો હતો એકતા મોલ તરીકે એવા બજારનું નિર્માણ કરાયું છે ત્યાં પર્યટકો દરેક રાજ્ય ની હસ્તકળા ની વસ્તુ ખરીદી શકે

ત્યાથી પ્રધાનમંત્રી મોદી ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક ગયા હતા અને ત્યાં ઊભી કરાયેલી નવી સવલતો ખુલ્લી મૂકવા સાથે ટોય ટ્રેનમાં બેસી પાર્કના વિવિધ ભાગનો પ્રવાસ પણ કર્યો હતો બપોર બાદ શ્રી મોદીએ જંગલ સફારીનું ઉદ્વાટન કરી તેમાં સમય ગાળ્યો હતો અને અહી રખાયેલા પશુ પક્ષી નિહાળ્યા હતા સરદાર સરોવર ડેમમાં જળ સહેલગાહનો લહાવો આપતી ફ્રઝ સેવા પણ શ્રી મોદીએ ખુલ્લી મૂકી હતી અને પોતે નૌકાવિહાર કર્યો હતો સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમય દેખાવ આપવા માટે એક અબજ જેટલી લાઈટ ત્યાં મૂકવામાં આવી છે જેનું મંગલાચરણ પણ શ્રી મોદી કરવાના છે અમદાવાદ રિવરફંટ ઉપરથી કેવડીયા સુધીની સી પ્લેન ફ્લાઈટ સેવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી મૂકવાના હોવાથી ટેક ઓફ અને લેન્ડિંગ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે કેન્દ્રિય વહાણવટા રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા સમગ્ર આયોજનની સમિક્ષા માટે ગઇકાલે અમદાવાદ રિવરફંટ પર્હોંચ્યા હતા અને વિમાન સેવાના વિવિધ પાસાઓથી વાકેફ થયા હતા તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યુ છે કે ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ભગીરથ પ્રયાસથી સી પ્લેન સેવા શરૂ થઈ રહી છે અને હજુ વિવિધ સ્થળે તેનો પ્રારંભ કરવાનું પણ આયોજન છે તેમણે ઉમેર્યું હતું કે હવે ભારતમાં ફ્લાઇંગ બો નો જમાનો શરૂ થઈ રહ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે આજે ગાંધીનગરમાં સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ શ્રદ્ધા સુમન અર્પણ કરશે મુખ્યમંત્રી સવારે સાડા નવ વાગે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટામાં ઘ માર્ગ તરફના છેડે પ્રસ્થાપિત કરવામાં આવેલી સ્ટેચ્ય્ ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે વિધાનસભાની યૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યૂંટણીનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલ ધારી ખાતે જાહેરસભાને સંબોધશે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ નખત્રાણા ખાતે જાહેરસભાને સંબોધશે ગઇકાલે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કરજણમાં પોર અને શિનોર ખાતે જાહેરસભાને સંબોધી હતી અને કરજણની જનતાને અક્ષયભાઈ પટેલને સમર્થન આપી જીત અપાવવા આહ્વાન કર્યું હતું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવા પીપરી અને નણખાદી ખાતે વિજય પટેલના સમર્થનમાં જનસભાને સંબોધી હતી તો કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાએ લીંબડી ખાતે કીરીટસિંહ રાણાના સમર્થનમાં જાહેરસભા સંબોધી હતી મોરબી વિધાનસભા પેટા ચૂંટણી જંગ માટે ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે જેમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી બાદ ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વાઘપર ગામે સભા સંબોધી હતી નીતિનભાઈ પટેલે કોંગ્રેસ પર વંશવાદ મુદે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે નર્મદા કેનાલથી ખેડૂતોને પાણી મળ્યા છે તો રોડ રસ્તા પાણી બ્રીજ મેડીકલ કોલેજ અને આરોગ્ય સહિતના ક્ષેત્રમાં ભાજપ સરકારે કામ કર્યું છે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે મોરબીમાં ચૂંટણીસભા સંબોધી હતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને તેઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી બંને નેતાઓએ કોંગ્રેસના ઉમેદવારને મત આપી બહ્મતીથી જીતાડવાનો અનુરોધ કર્યો હતો ભાજપ સરકાર અને ભાજપના ઉમેદવાર પ્રત્યે તેઓએ આકરા પ્રહાર અને આક્ષેપો કર્યા હતા આ સભામાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સહીત કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

વધુ સમાચાર

રાજ્યમાં કોવિડના કારણે ગઇકાલે કુલ છ લોકોના મોત થયા છે અમદાવાદ શહેરની રોનક સમાન એવા કાંકરિયા લેઇક ફ્રન્ટ ખાતે આવતીકાલ રવિવારથી અટલ એક્સપ્રેસ સહિત નગીનાવાડી બલૂન અને નાના બાળકો માટેની રાઇડ સહિતની સેવાઓ શરૂ થશે આજે લેઇકફ્રન્ટ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સ્ટોલવાળાના સામૂહિક રેપીડ ટેસ્ટ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી કાંકરિયા તળાવ પરિસરમાં પ્રાણીસંગ્રહાલય અને બાલવાટિકા તથા બટરફ્લાય પાર્ક કાર્યરત કરાયા છે પહેલી નવેમ્બરથી અટલ એક્સપ્રેસ મીની ટ્રેન અને બાળકોની રાઇટ શરૂ થતાં તહેવારોમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે

ડી

કલેકટર આર

ગોહિલે એન ડી આર એફના જવાનોને અને નાગરિકોને કોરોના મહામારીથી બચવા માટેની તકેદારી અંગેના શપથ લેવડાવીને રેલીને કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવી હતી એન ડી

ના જવાનોએ રેલી દરમિયાન માસ્ક વગર ફરતા નાગરિકો અને છુટક વેપારીઓને માસ્કનું વિતરણ કરી માસ્ક ફરજિયાત પેહરવા અપીલ કરી એકતા દિવસ નિમિત્તે દેશની એક્તા અખંડતા અને સુરક્ષાને જાળવી રાખવા આંતરિક સુરક્ષામાં સ્વયોગદાન આપવાની શપથ લેવામાં આવે છે આણંદ જિલ્લા સેવા સદનમાં કલેકટર આર

ગોહિલ જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર અને જિલ્લાના તમામ ઉચ્ય અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્લા તાલુકાની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા

ડી કરતાં હર્ષવર્ધન ઝાએ ભારતીય સૈન્ય માટે એક ખાસ પ્રકારની પવનચક્કી તૈયાર કરી છે

માઇનસ તાપમાનમાં બરફના તોફાન વચ્ચે પણ વીજળી ઉત્પન્ન કરી શકે તેવી ખાસ પ્રકારની ભારતની પ્રથમ સ્વદેશ પવનચક્કી લેહ ખાતે આર્મી કેમ્પમાં લગાવવામાં આવી છે જેનાથી આર્મી કેમ્પમાં સર્વેલન્સના સાધનો ચલાવવા માટે જરૂરી વીજળી મેળવી શકાશે આ અગાઉ પિતા પુત્રએ અગાઉ ઘણી નાની મોટી સ્વદેશી પવનચક્કી તૈયાર કરી છે જેમાં ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે ચરખાના આકારની તૈયાર કરેલી પવનચક્કી અનોખી અને સૌથી વિશેષ છે આ પવનચક્કી નું સંપૂણ ઓટોમેસન ની રચના એવી રીતે કરી છે કે કોઈ પણ જગ્યા એથી ત્યાં ના વિન્ડ સ્પીડ વોલ્ટેજ કરંટ આરપીએમ ની માહિતી ઓનલાઈન મળી શકે જેના થી ત્યાં કોઈ પણ જાત નો ફોલ્ટ થયો હોય તો તેની જાણકારી મળી શકે